તેમને કર્ણાટકની સિદ્ધારામૈયાહ સરકાર બ્રષ્ટાચારને ઉત્તેજન આપતી હોવાનો આરોપ મૂક્યો તેમજ્ઞે કહ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલના નામે એકતા પ્રતિમા બનાવાવમાં આવી રહી છે અને તે અમેરિકાના સ્ટેચ્યુ ઓફ લીબર્ટીથી બે ગણી ઉંચી હશે વિરલ રાણા મુખ્યમંત્રી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાજ્ઞીએ લોકસભા વિધાનસભાની ચૂંટજ્ઞીઓ એક સાથે યોજવાના પ્રધાનમંત્રીના વિચારને સમર્થન આપ્યું છે શ્રી વિજયભાઈ રૂપાજીએ ગાંધીનગરમાં પ્રચાર માધ્યમો સાથેની ઔપચારિક વાતચીતમાં કહ્યું કે લોકસભા વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે જ યોજાવાને પરિજ્ઞામે સમય માનવશકિત અને નાણાંની બચત થઇ શકે છે એટલું જ નહિ ચૂંટણીઓ સાથે યોજાય તો આચારસંહિતા નિયમોને કારણે રાજ્યના વિકાસકામોની ગતિમાં જે રૂકાવટ આવે છે તે પજ્ઞ નિવારી શકાય અને વિકાસ પ્રક્રિયા સતત ચાલતી રહે મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જજ્જાવ્યું કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ મહાનગરપાલિકા નગરપાલિકા જિલ્લા તાલુકા ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ પજ્ઞ સમયાંતરે સતત યોજાતી રહે છે આ ચૂંટણીઓની આચારસંહિતા તેમજ અન્ય સંબંધિત કામગીરીમાં માનવશકિત સમય ખર્ચની પ્રક્રિયા ચાલતી જ રહે છે આ સંદર્ભમાં તેમણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ અલગ અલગ યોજવા કરતાં રાજ્યમાં આ ચૂંટણીઓ પણ એક સાથે યોજાય તેવો મત વ્યકત કર્યો છે

રાજ્યના પી એસ

અને એ એસ

એસ

ની ભરતી કરવામાં આવી છે ગુજરાતના પોલીસ તંત્રને આધુનિક ટેકનોલોજી સાથે જોડી વધુ કાર્યક્ષમ બનાવવામાં આવ્યું છે

વિરલ રાણા આકાશવાણી નેશનલ બુક ટૂસ્ટ આકાશવાણી અને નેશનલ બુક ટ્રસ્ટ વચ્ચે આજે સાંસ્કૃતિક વારસો જાળવવા માટે લોકગીતો માટેના કરાર થયા છે આકાશવાણી લોકસંપદા સંરક્ષણ મહાપરિયોજના હેઠળ ઘણા પરંપરાગત લોકગીતોનું ધ્વનિયુદ્રણ કરવામાં આવ્યું છે આકાશવાજીના મહાનિયામક એફ શહરયાર અને નેશનલ બુક ટ્રસ્ટના ચેરમેન બળદેવભાઇ શર્મા વચ્ચે નવી દીલ્હીમાં આ કરાર થયા નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા આકાશવાજી લોકોને લોકગીતોના ભવ્ય વારસાને પહોંચાડવા પ્રયત્ન કરશે

વિરલ રાણા શ્રીદેવી અંતિમ સંસ્કાર બોલીવુડ અભિનેત્રી શ્રીદેવીના પાર્થિવ શરીરને ગઈકાલે વિમાન દ્વારા મુંબઈ લઇ આવ્યાબાદ અંતિમ સંસ્કાર આજે બપોરે સાડાત્રણ વાગ્યે કરવામાં આવશે વિરલ રાણા આવકવેરા દરોડો આવકવેરા તંત્ર દ્વારા સોમવારે અંજાર અને ગાંધીધામમાં ચાર ઝવેરાત પેઢીઓ ઉપર કરવામાં આવેલી કાર્યવાઠી આખી રાત યાલી હતી

આ સેમિનારમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો પોતાના અનુભવનો નીચોડ રજુ કરી વાયુદળમાં જોડાવવા માટેની શૈક્ષણિક અને શારિરીક લાયકાત ઉપરાંત અન્ય માપદંડમાં યુવાનો પોતાની યોગ્યતા પુરવાર કરે તે અંગે માર્ગદર્શક માહિતીનું આદાન પ્રદાન કરશે આ પરિસંવાદનો મહતમ લાભ લેવા વાયુદળ અને કચ્છ યુનિ દ્વારા અપીલ કરવામાં આવી છે